તારીખ અંગનો અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલય કરશે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રામ મંદિરના નકસામાં પણ થોડી ફેરફાર કરવામાંખાવ્યો છે

તેમણે વનબંધુ માટેની પાયારૂપ કામગીરી કોરોના સંક્રમણ વચ્ચે પણ પાર પાડવા માટે જિલ્લાતંત્રને અભિનંદન પાઠવ્યાં હતાં